બેન્કના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં છ સભ્યોની મળેલી બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય કરાયો હતો

ડી

પણ સુધારવામાં આવ્યો છે

મિડીયા સાથેની વાતયીતમાં આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું કે આ નિર્ણય ઉપભોગતા મુલ્ય સૂચકાંકના આધાર ઉપર કુગાવાના યાર ટકાના દરથી મધ્યમ મુદતના લક્ષ્યને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે ગવર્નરે કહ્યું કે કેન્દ્રનું આગામી અંદાજપત્રમાં આથી વધુ સારી જોગવાઇઓ જોવા મળશે

આજે મુંબઇમાં પત્રકારો સાથેની વાતચીતમાં આર

તેમણે કહ્યું કે આ પગલાથી સહકારી બેન્કોને મજબૂતી વધવાની અને થાપણદારોના હિતની સુરક્ષા થશે તેવી આશા છે આ અંગે જલ્દીથી માર્ગદર્શિકા જાહેર કરાશે

આજે નવી દિલ્હીમાં ભારતીય ગેસ આંતરમાળખાકીય પરિષદનું ઉદઘાટન કરતાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે સરકાર પાઇપલાઇન શહેરી ગેસ વિતરણ અને એલએનજી ટર્મિનલને વિકસાવવા પગલા લઇ રહી છે તેમણે આશા દર્શાવી હતી કે નાણામંત્રી નિર્મલા સીતારમણ બહ્વિધ કરવેરાઓ ઘટાડવા અને વેપારનું વાતાવરણ સુધારવા જી

ના ક્ષેત્ર હેઠળ જેટ ફ્યુઅલ અને કુદરતી ગેસને લાવવાના સંકેત આપશે તેમણે કહ્યું કે આગામી અંદાજપત્રમાં એટીએફ અને કુદરતી ગેસને જી

હેઠળ આવરી લેવાશે તેવી આશા છે નાણામંત્રી આગામી નાણાકીય વર્ષની પહેલી ફેબ્રુઆરીએ અંદાજપત્ર રજુ કરશે

તેમણે કહ્યું કે સરકારી કર્મચારીની કામગીરીની સમીક્ષાએ સતત યાલતી વહેતી પ્રક્રિયા છે અને કેન્દ્ર સરકાર તેમની કામગીરી અને પ્રમાણિકતાના આધાર ઉપર અધિકારીઓની નિયમિત રીતે સમીક્ષા કરતી રહે છે

સભાપતિ વેંકૈયા નાયડુએ જણાવ્યું કે આ બનાવ અંગે રાજ્યના મુખ્ય સયિવ સાથે વાત કરી વિગતો માંગી છે તેમણે કડક પગલાં લેવા પર ભાર મૂકયો હતો યર્યા દરમિયાન સમાજવાદી પાર્ટીના રામ ગોપાલ થાદવે ગુસ્સો દર્શાવ્યો અને સુરક્ષા માટે સરકારની જવાબદારી હોવાનું કહ્યું હતું કોંગ્રેસના વિપ્લવ ઠાકુરે પણ આ એક સામાજિક પ્રશ્ન હોવાનું જણાવી ઉત્તરપ્રદેશની કાયદો અને વ્યવસ્થા બદલ ચિંતા દર્શાવી હતી

સી પી ના વંદના યવાણે મહિલાઓની સુરક્ષા પર ભાર મૂક્યો ભાજપના કાંતા કદમે પણ ભોગ બનનારની સાથે હોવાની ભાવના દર્શાવી આ દુર્ધટના મુદ્દે આજે ગૃહની બેઠક બે વાર મુલત્વી રહી હતી

આજે રાજ્યસભામાં લેખિત જવાબમાં ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી મંત્રી રવિશંકર પ્રસાદે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ બે ફજારના સંદર્ભમાં સોશ્યિલ મિડીયા સાઇડ મધ્યસ્થી બની રહેશે

લોકસભામાં એક લેખિત જવાબમાં પરંપરાગત ઉર્જા મંત્રી આર

મંત્રીએ કહ્યું કે સરકારે દેશમાં સૌર ઉર્જાના વિકાસ માટે ઘણા બધા પગલાં લીધા છે જેમાં ઓટોમેટીક રૂટ હેઠળ સો ટકા સુધીનું વિદેશી સીધા રોકાણની પરવાનગીનો સમાવેશ થાય છે

આજે રાજ્યસભામાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને જણાવ્યું કે તાજેતરમાં ભારતની મુલાકાત દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્ષેએ હોડી સાથે માછીમારોને છોડી મુકવાનાં પગલાં લેવાની ખાતરી આપી છે તેમણે કહ્યું કે સરકાર માછીમારોની સુરક્ષા અને સલામતિને અગ્રતા આપે છે

એન ને મરણોતર એવોર્ડ અપાયો હતો

માર્ગ વાહનવ્યવહાર મંત્રીશ્રી નિતીન ગડકરીએ આજે લોકસભામાં પ્રશ્નોતરી દરમિયાન આ માહિતી આપી હતી

સી રામમૂર્તિ કર્ણાટકમાંથી આજે બિનહરીફ યૂંટાઇ આવ્યા છે તેઓએ તાજેતરમાં કોંગ્રેસ છોડયા બાદ રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું

પી એસ અધિકારીએ આ વર્ષના ઓક્ટોબરમાં ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો અને તેઓ રાજ્યસભાની ચૂંટણીમાં ઉભા રહેતાં યૂંટાઇ આવ્યા છે

તેઓએ કહ્યું હતું કે તેમની પાસે યૂંટાવાની પૂરતી સંખ્યા નથી મુખ્યમંત્રી બી

વેદ્દીયુરપ્પાએ શ્રી રામમૂર્તિને અભિનંદન પાઠવીને કહ્યું કે તેમના યૂંટાવાથી રાજ્યસભામાં ભાજપના સભ્યોના સંખ્યા વધશે

એકંદરે દરેક બેઠકોના વિસ્તારોમાં નજીવા અનિચ્છનીય બનાવોને બાદ કરતાં મતદાન શાંતિપૂર્ણ રહ્યું છે કેટલાક મતદાન મથકોમાં સ્વયં સેવકો મતદારોને માર્ગદર્શન આપતા હતા સલામતી દળોના જવાનો જે ફરજ ઉપર હતા તેઓએ પણ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારોને મદદરૂપ બનતા જોવા મળ્યા હતા